ખાદ્ય વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું છે કે કેન્દ્ર પાસે ડુંગળીનો પૂરતો જથ્થો છે બાંગ્લાદેશ મ્યાંમાર અને ચીન વચ્ચે રોહિંગ્યાને તેમના સ્વદેશ મ્યાંમાર મોકલવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવા સંયુકત વર્કિંગ પદ્ધતિ અંગેના ત્રીપક્ષી કરાર કરવા સંમત થયા છે

તેઓ પીલાનથ્રોપીસ્ટ માઇકલ બ્લૂમબર્ગને મળશે આ પછી પ્રધાનમંત્રી સીઇઓના રાઉન્ડ ટેબલમાં ઉપસ્થિત રહેશે બાદમાં શ્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેકીન્ડા આર્ડીન ૈ ને બેલ્જીયમના પ્રધાનમંત્રી યાર્લ્સ માઇકલને મળશે

તેમણે વિશાળ બજાર ઇક્રોસિસ્ટમ આંતરમાળખું ને સ્ટાર્ટ પ ઇકો સિસ્ટમની સુવર્ણતકોને ઝડપી લેવા પણ નુરોધ કર્યો છે તેમના બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનેસની ત્રીજી એડીશનને સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર દેશમાં વેપારી વાતાવરણની સુધારણા કરવા તરફ કામ કરી રહી છે તેમણે કહ્યું કે ભારતમાં કોર્પોરેટ ટેકસને ઘટાડવામાં આવ્યો છે

તેમણે કહ્યું કે ભારત ઝડપથી ગરીબીને હાર આપી રહી છે તેમણે કહ્યું કે યાર બાબતો ભારતમાં રોકાણ કરવા મહત્વની છે

બંને નેતાઓએ આતંકવાદ વિશે વિશદ યર્યા વિચારણા કરી હતી હ્યુસ્ટનમાં હાઉડી મોદીના સમારોહ પછી બંને નેતાઓએ આ બાબતે એકબીજાના વિયારો વ્યકત કર્યા હતા બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રેસિડન્ટ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે ભારત ને પાકિસ્તાન સાથે મળીને નિરાકરણ લાવશે તેવી આશા દોહરાવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ હ્યુસ્ટનમાં ભારતીય કંપની પેટ્રોનેટે ઢી બીલીયન ડોલરના સમજૂતી કરાર કર્યા છે તેનાથી ખુશ છું

શ્રી મોદીએ મેરિકન પ્રેસિડન્ટનો આભાર માની કહ્યું કે તેઓ ભારતના એક સારા મિત્ર છે વિદેશ સચિવ વિજય ગોખલેએ બંને નેતાઓની મિટીંગ અંગેનો પત્રકારોને હેવાલ આપ્યો હતો તેમણે કહ્યું કે ભારત વાટાઘાટો કરવામાં કદી પાછું પડતું નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએનજીએ સત્રની સાથેસાથે પેસિફિક આયલેન્ડ ડેવલપીંગ સ્ટેટના નેતાઓને પણ મળીને ચર્યા વિચારણા કરી હતી

આ રકમથી પીએસઆઇડીએસ સૂર્ય ઉર્જા ને રૂપાંતરિત ઉર્જા ને વાતાવરણ સંબંધિત પ્રોજેક્ટોમાં ઉપયોગ કરી શકાશે પીએસઆઇડીએસના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત મિશન ભિયાનને શરૂ કરવા અંગે બીલ ને મીલિન્દા ગેટ્સ ફાઉન્ઠેશન દ્વારા ગ્લોબલ ગોલકીપરનો પુરસ્કાર પંણ કર્યો હતો પુરસ્કારનો સ્વીકાર કરી શ્રી મોદીએ કહ્યું કે કરોડો ભારતીયોનું આ સન્માન છે

તેમણે આજે ચેન્નાઇ બંદરે યોથા ભારતીય યોકીયાત જહાજ વરાહાનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે બોલતાં સંરક્ષણમંત્રીએ કહ્યું કે દરિયાઇ સલામતીને સંબંધિત સમસ્યાઓને યોગ્ય રીતે સૂલઝાવી રહી છે પત્રકારોએ પાકિસ્તાનના બાલાકોટમાં બંધ થયેલા આતંકવાદી માળખા સામે પુનઃજીવીત કરાયું છે તેણે ભારત બંધ કરાવશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં શ્રી સિંહે કહ્યું કે ચિંતા કરવાનું કોઇ કારણ નથી ભારતીય દળો સંપૂર્ણ રીતે સજ્જ છે પંજાબમાં સરહદ પેલે પારથી શસ્ત્રો ને ગ્રેનેડો ફેંકાથા છે

આ પ્રદર્શનમાં નમામિ ગંગે વિવિધ નદીઓના જોડાણના પ્રોજેક્ટ વરસાદના જળસંયથ માટેની ટેકનોલોજી મે જળપ્રીજેક્ટોને રજૂ કરાયા હતા પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી શેખાવતે કહ્યું કે સરકાર દેશના દરેક ઘરોને પાઇપલાઇન દ્વારા પાણી પુરૂં પાડવા માટે કટિબદ્ધ છે

તેનું વધુમાં વધુ ઉત્પાદન ને વેચાણ કરવા તેમજ વૈશ્વિક બ્રાન્ડ બનાવવા પર ભાર મૂક્યો હતો આજે નવી દીલ્હીમાં બ્રેઇનસ્ટોર્મિંગ સત્રમાં ભાગ લેતા શ્રી ગડકરીએ કહ્યું કે દેશના યુવાનોને આકર્ષે તેવી ખાદીનું ઉત્પાદન કરવું જોઇએ તેમણે કહ્યું કે ખાદીનું ઉત્પાદન ગ્રાહકની પસંદગી ત્ ને માંગને ૈ નુકૃળ હોવું જોઇએ

ડીઝાઇન હાઉસનું પ્રાથમિક યોગદાન ફેશનેબલ ડિઝાઇન તૈયાર કરવાનું છે જેથી કરીને ગ્રાહકો તેમની ઇચ્છા પ્રમાણે સ્વીકારી શકે આ ખાદીનું ઉત્પાદનનું જુદી જુદી રીતે પરિક્ષણ તેમજ તેની સમિક્ષા કરતા રહેવું જોઇએ

આ બેઠકમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખદૃર પ્રદેશ ભાજપના ઇન્યાર્જ નિલ જૈન ને ન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં યૂંટણી માટેના ઉમેદાવારના નામોની યર્યા થઇ હોવાનું મનાથ છે

ટ્વીટમાં રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે આ ા હેવાલો ખોટા છે

બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોકટર એ

બ્દુલ મોમીન ગઇકાલે ન્યૂચોર્કમાં તેમના ચીન ને મ્યાંમારના સમકક્ષ સાથે ચર્ચાવિયારણા કરાયા બાદ આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે ચાઇના દ્વારા આ દરખાસ્ત રજૂ કરાઇ હતી

મોમીને કહ્યું કે આ ત્રીપક્ષી જૂથ આવતા માસમાં તેમની પ્રથમ બેઠક થોજશે યુએનએયસીઆરના જણાવ્યા નુસાર બાંગ્લાદેશમાં નવ લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ છે